ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે ઝારખંડ નકસલવાદથી ઝડપથી મુક્ત થવા આગળ વધી રહ્યું છિં સરકારે કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ માટેની કામગીરી સરળ રીતે યાલી રહી છે મતગમતમાં આજે માફાલી ખાતે બીજી ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ભારત અને સાઉથ આફિકા વચ્ચેની મેચમાં ભારતે ટાલ્સ જીતી ફિલ્ડીંગ પસંદ કરી

તેમણે જણાવ્યું હતું કે યુવાન પર ઇ સિગારેટની થતી અસરને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્ય છે પ્રથમ વખત ગુન કરનારને એક વર્ષની કેદની સજા અને એક લાખ રૂપિથા દંડની દરખાસ્ત કરવામાં આવી છે ઇ સિગરેટ એ બેટરી સંચાલિત ઉપકરણ છે જે નિકાટિન ધરાવતા સાલ્યુશનને ગરમ કરીને એરાલાલ ઉત્પન્ન કરે છે

તેમણે કહ્યું કે ઉત્પાદકતા માટેની સૌગાત છે

ગઇકાલે અદાલતે બંને પક્ષના એડવારેટને દલીલ પૂરી કરવા માટે જરૂરી સમય જણાવવા કહ્યું હતુંં

ન્યાયાધીશ અરૂણ મિશ્રાના નેતૃત્વ હેઠળની ખંડપીઠે જણાવ્યુંં કે વિશ્વમાં ભારત સિવાય કાઇ દેશમાં આ રીતે માણસ મરતા નહીં હાથ

અદાલતે એટર્ની જનરલ કે

કેન્દ્રમાં અને રાજયમાં ભાજપ સરકાર દ્વારા થઇ રહેલાં વિકાસનાં કામાના તેમણે ઉલ્લેખ કર્યો હત જમતારાથી જાહેરજન આશીર્વાદ યાત્રાન આરંભ કરાવતાં શ્રી શાહે નરેન્દ્ર માદી સરકાર અને રધુવરદાસ સરકારની થાજનાઓનાઉલ્લેખ કર્યો

આ કાર્યમાંસરહદભા વિવિધ પાસાઓને આવરી લેવામાં આવશે જેમાં સરહદાત્રી બનાવટસરહદાનું સ્થળાંતર સુરક્ષાદળા્મી ભૂમિકા સુરક્ષાદળાની ભૂમિકા સરહદનીજમીન પાસે રહેતા લાઠા તેમની સંસ્કૃતિ અને તેમના જીવનનાસામાજિક આર્થિક પાસાઓને સમાવી લેવામાં આવશે આ પ્રાજેક્ટ બે વર્ષમાં પૂર્ણ થાય તેવી સંભાવનાછે

એમ એસ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે એકસપ્રેસ મેઇલ સર્વિસ હેઠળ દસ્તાવેજા કે ટપાલ ઝડપી કરી શકાય છે સત્તાવાર થાદીમાં જણાવ્યા અનુસાર આ દેશ માટેની સુવિધા દેશની મુખ્ય પાસ્ટ ઓફિસમાં મળી રહેશે તેમાં ટપાલ ઓનલાઇન ટ્રેક કરવાની સુવિધા પણ છે

આ માંગણીને ભાજપ તથા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ પણ ટેકા આપ્યા છે મુંબઇમાં યૂંટણીપંચના મુખ્ય કમિશ્નર સુનિલ અરારા અને કમિશ્નર અશાક લવાસા અને સુશીલયંદ્ર દ્વારા કરાયેલી બેઠકમકાં રાજયસભાના સાંસદ અનીલ દેસાઇએ આ રજૂઆત કરી છે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સંદર્ભમાં યૂંટણીપંચના ત્રણેય કમિશ્નર મુંબઇના પ્રવાસે છે અને તેઓ તૈયારીઓની સમિક્ષા કરે છે

કેન્દ્રિય પર્સોનલ પબ્લીક ગ્રીવન્સી અને પેન્શન મંત્રી ડાકટર જીતેન્દ્રસિંહે કહ્યું કે આ સઘળી વ્યવસ્થા તેમજ મીકેનીઝમ એ સ્થાનિક વાસીઓના શ્રેષ્ઠ ફીતમાં હશે તેઓ આજે નવી દીલ્ફીમાં બધા રાજ્યાભા મુખ્ય સચિવ અને અગ્રસચિવાની વાર્ષિક પરિષદને સંબાધતાં ડાલ્ટર સિંઘે કહ્યું કે સરકાર ભ્રષ્ટાયાર અને બિનકાર્થક્ષમતા અંગે ઝીર ટાલરન્સ છે પરંતુ પ્રમાણિક અને અધિકારીઓ માટે અનુફળ વાતાવરણ ઉભું કરવા પણ પ્રતિબદ્ધ છે મંત્રીએ કહ્યું કે સરકાર દ્વારા આધુનિક ટેકનાલાજીનાવધુને વધુ ઉપયામા કરાઇ રહ્યાછે તેમણે ઝડપી અને પારદર્શી વહીવટ માટે કેન્દ્ર તરફથી જરૂરી તમામ સહકાર આપવાની રાજય અને કેન્દ્રશાસિત પ્રદેશામે ખાતરી આપી હતી

આવાત કાશ્મીર જમ્મુના મુખ્ય સચિવ બી

સુબ્રમાસ્થમે નાયબ સચિવાનીબાલાવેલી એક બેઠકમાં કરી હતી લદ્વાખ વિભાગની બેઠક દરમિયાન મુખ્ય સચિવેઆગામી બીડીસીની યુંટણીઓ માટેની તૈયારીઓ બેક ટુ વિલેજ કાર્યક્રમના અમલઆવશ્યક યીજવસ્તુની ઉપલબ્ધતા વગેરે અંગે સમીક્ષા કરી હતી તેમણે ડેપ્યુટી કમિશ્નરાખે બીડીસી યૂંટણી માટેની સઘળી તૈયારીઓ કરવા સૂયના આપી છે આ અંગેની કેટલીક કામગીરી શરૂ કરી દેવાઇ છે અને નિર્ધારીત સમયે યૂંટણી અંગેના જાહેરનામા પ્રસિધ્ધ કરાશે